કૃષિ મંત્રી આર

જે રકમ કોરોના સામેનીલડતના ખર્ચ માટે વાપરી શકાશે

માસિક યૂ કવણી માટે એક સરળનિયમિત અને ચોક્કસ ઓનલાઇન પ્રણાલિ પણર ચવામાં આવી છે

ટી

પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નફી શિક્ષણમંત્રીભૂ પેદ્રસિંહ યુડાસમાએ જણાવ્યુ છે કે શિક્ષણ કાર્ચ પર અસર પડવાની શકયતાના કારણીસરઆ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે

રાજયની ખાનગી શાળાઓદ્વારા ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરાયુ છે ત્યારે જો આર

પ્રવેશ માટે ઓનલાઇનઅરજી કરવાની મુદત લંબાવાય તો નામંજૂર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાંઆવે આથી આર ટી

હેઠળ પ્રવેશનો પ્રથમરાઉન્ઠ સમયસર જાહેર કરી શકાય નહી અનેવિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર થાય